ચીનના ચિંગદાઓ શહેરમાં યોજાયેલા શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન જીર્ઝી શિખર સંમેલનમાં બોલતાં મોદીએ કહ્યું કે અફઘાનિસ્તાનમાં વધારે કથળી રહેલી પરિસ્થિતિ એ ત્રાસવાદનું કમનસીબ ઉદાહરણ છે મોદીએ કહ્યું કે અફઘાનિસ્તાનના પ્રમુખ અશરફ ગનીએ એમના દેશમાં શાંતિ માટે લીધેલા હિંમતભર્યા પગલાંને માટે આ વિસ્તારના તમામ દેશોએ એમનો આદર કરવો જોઈએ

ગઈકાલે ઉત્તરપ્રદેશના બલિયામાં પત્રકારો સાથે વાતચીત કરતા શ્રી નક્રાએ કહ્યુંકે ભારતમાં મૃત્યુદર ઘટ્યો છે તેમણે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના અહેવાલનો ઉલ્લેખ કરતા કહ્યું કે ટીટનેસ અને બાળકોની અન્ય બીમારીઓ નિયંત્રણમાં છે

ઈ ઈ એડવાન્સનું પરિણામ ગઈકાલે જાહેર કરાયું હતું આવર્ષે એક લાખ પચાસ હજારથી વધુ વિદ્યાર્થીઓએ જે ઈ ઈ એડવાન્સ પરીક્ષા આપી હતી

આ વર્ષે પ્રથમવાર જે ઈ ઈ એડવાન્સ ફરજીયાત ઓનલાઈન લેવાઈ હતી

પાકિસ્તાન તરફથી ભારતમાં ઘુસવાના પ્રયાસને નિષ્ફળ બનાવતા ભારતીય સુરક્ષાદળોએ છ આતંકવાદીને ઠાર માર્યા હતા

ગુજરાત યુનિવર્સિટી સેનેટ હોલખાતે યોજાયેલ કાર્ય્કરમમાં કુલપતિ હિમાંશુ પંડચા દ્વારા ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા દિવ્યાંગ વિદ્યાર્થીઓની શિક્ષણ ફી ગુજરાત યુનિવર્સિટી દ્વારા ભરપાઈ કરવામાં આવશે એવી જાહેરાત કરી હતી

ભારતીય ટીમે સ્પર્ધામાં અગાઉ બાંગલાદેશને પરાજય આપ્યો હતો અને શનિવારે પાકિસ્તાનને હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો

જોકે બે પાડી હશે તે પ્રાથમિક શાળાનો નિયત સમય જ રહેશે

મી ની ઝડપે પવન કૂંકાવાની તેમજ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે